આ પ્રસંગે તેમણે ખલવાની ઇકો ટૂરિઝમ સેન્ટરની આ સુવિધા આગામી પહેલી સપ્ટેમ્બરથી લોકો માટે કાર્યરત થશે તેવી માહિતી આપી હતી શ્રી રૂપાણીએ કહ્યું કે ઉત્તરા ખંડના નિષ્ણાંતોની મદદથી આ સુવિધાનો વિકાસ કરાયો છે તથા આ વિસ્તાર જંગલોથી ઘેરાયેલો હોવાથી તે પ્રકૃતિ શિક્ષણનું કેન્દ્ર બનશે

ત્યાર બાદ મુખ્યમંત્રીએ કેવડીયા ખાતે વિકસાવવામાં આવી રહેલ જંગલ સફારીની મુલાકાત લઈને કામગીરી નિહાળી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક વિકસાવવામાં આવી રહેલા જંગલ સફારીમાં વિવિધ પશુ પક્ષીઓ રહેશે અને તેનું નામાભિધાન સરદાર પટેલ ઝૂઓલોજિક્લ પાર્ક કરાશે

તેમણે ખંભાળીયા તેમજ ભાણવડ ખાતે નવી તાલુકા પંચાયત કચેરીનું પણ લોકાર્પણ કર્યું હતું ખંભાળીયા ખાતે એપીએમસી દ્વારા એક જાહેર સભા યોજાઈ હતી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે કેબિનેટ મંત્રી આર સી ફળદ્દ સહિત માહનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વગેરે મહાનુભાવોએ પારસીઓના નવા વર્ષ પતેતી નિમિત્તે પારસી ભાઇ બહેનોને શુભેચ્છાઓ પાઠવી છે ગુજરાતમાં આજે નવા વર્ષ પતેતીની દબદબાભેર ઉજવણી થઈ રહી છે પારસીઓના કાશી એવા સૌથી મોટા ધર્મ સ્થળ ઉદવાડા ખાતે ધર્મગુરૂ એવા વડા દસ્તુર દ્વારા પવિત્ર આતશ બેહરામની પૂજા કરી હતી

વર્ષ દરમિયાન થયેલી ભૂલના પશ્વાતાપની ક્ષમા ગૂજારી હતી દમણમાં પણ લોકોએ પારસી સમુદાયના લોકોએ હર્ષોલ્લાસથી નવા વર્ષની પતેતીની ઉજવણી કરી હતી વહેલી સવારે તેમના ઘરો અને આતશ બેહરામને આસોપાલવના તોરણ અને આંગણાને સાથિયાથી શુસોભિત કર્યા હતા ભરૂચ શહેરમાં અગિયારીઓમાં વહેલી સવારથી પારસીઓએ અગ્નિની પૂજા કરી હતી અને એક બીજાને નવરોઝ મુબારકની શુભકામનાઓ આપી હતી

ચાલુ વર્ષા ઋતુમાં સાપુતારામાં સૌંદર્ય ખીલી ઉઠચું છે અને ત્યાં મોન્સૂન ફેસ્ટિવલ દબદબા રીતે ચાલી રહ્યો છે આ તહેવારને માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા છે

સાપુતારામાં પ્રવાસન પ્રવૃત્તિના વિકાસને કારણે લોકોને રોજગારી મળી રહી છે અમારા ડાંગના પ્રતિનિધિ જણાવે છે કે સાપુતારામાં સહેલાણીઓને મીની કાશ્મીરનો અહેસાસ થઈ રહ્યો છે

રાજ્યના વનમંત્રી રમણલાલ પાટકરના હસ્તે વઘઈ ખાતે સરકારી આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને પણ આવાસ યોજના હેઠળ આવરી લેવાનો રાજ્ય સરકારનો અભિગમ સાર્થક થઈ રહ્યો છે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જે

અમરેલી સ્ટેશનથી સવારે છ વાગે ઉપડનારી આ ગાડી ધારી વિસાવદર સાસણગીર તલાલા થઈને સવારે સાડા દશ વાગે વેરાવળ પહોંચશે

બોમ્બે સેપર્સની બેવડી સદી પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે મોટરસાઇકલ સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું તે ગઈકાલે અમદાવાદ પહોંચી હતી

અમદાવાદમાં આજે ગોલ્ડન કટાર ડિવિઝનના બ્રિગેડિયર એ

ભાવનગર શહેરમાં સતત રોજ એક થી બે ઇંચ વરસાદ પડી રહ્યો છે આજે સાંજના ફરીવાર વરસાદનું જોરદાર ઝાપટું પડ્યું હતું અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે

પાણી છોડવાને કારણે મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના વણાકબોરીમાં આવેલ વણાકબોરી આડબંધમાં પાણીની આવક વધતા છલકાઈ ઉઠ્યો છે દ્વરદર્શન સમાચારની એન્કર નિલમ શર્માનું આજે અવસાન થયું છે નિલમ શર્મા ડીડી ન્યૂઝ સાથે છેલ્લાં વીસ વર્ષથી જોડાયા હતા તેઓને જુદા જુદા પુરસ્કારો મળ્યા હતા જાણીતા કુશ્તીબાજ બજરંગ પુનિયા અને પેરાઓલમ્પિકમાં રજતચંદ્રક મેળવનાર દીપા મલિકને દેશના રમતગમત ક્ષેત્રના સર્વોચ્ય પુરસ્કાર રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર માટે નોમીનેટ કરાયા છે